ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં આજે વારાણસી બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે

સર્વોચ્ચ અદાલતે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ સામે બૃફદ કાવતરૂ ઘડવાના કહેવાતા આક્ષેપોની તપાસ કરવા સર્વોચ્ય અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એ

પી એલ ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે કોલકાતામાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકતા નાઈટ રાઈડર્સને ત્રણ વિકેટે પરાજય આપ્યો છે

આવતીકાલે સાંજે આ તબક્કાનો જાહેર પ્રચાર પૂરો થતો હોવાથી બધા જ રાજકીય પક્ષોના આગેવાનો મતદારોને રીઝવવા એડી ચોટીનું જાર લગાવી રહ્યા છે દરેક રાજકીય પક્ષોના મુખ્ય પ્રચારકો સમગ્ર દેશના વિવિધ વિસ્તારોની મુલાકાતો લઈને પ્રચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશમાં જબલપુર અને સિધી ખાતે તથા મુંબઈમાં બાંદરા કુર્લા કોમ્પલેક્ષ ખાતે જાહેરસભાઓને સંબોધશે ભાજપ અધ્યક્ષ અમીત શાહ રાજસ્થાનના ઝાલોર ખાતે જાહેરસભામાં સંબોધન કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાફલ ગાંધી બિફારના સમસ્તીપુર ઓડીશાના બાલાસોર અને મફારાષ્ટ્રના અફમદનગરમાં ચૂંટણી પ્રચાર કરશે કોંગ્રેસના મફામંત્રી પ્રિથંકા ગાંધી વાડરા ઉત્તરપ્રદેશમાં જ્યારે બી એસ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

પ્રધાનમંત્રી આ બેઠક પરથી બીજી વખત ચૂંટણી લડવાના છે

આ વખતે ભાજપના વરિષ્ઠ મંત્રીઓ અમીત શાફ રાજનાથસિંફ નીતિન ગડકરી યોગી આદિત્યનાથ પિયુષ ગોયલ વગેરે તેમની સાથે રફેશે

ડી એ મોરચાના મુખ્ય રાજકીય ઘટક પક્ષોના વરિષ્ઠ અગ્રણીઓ અકાલી દળના પ્રકાશસિંફ બાદલ જે

ફેસબુક ઉપર ટિપ્પણી કરતા શ્રી જેટલીએ જણાવ્યું છે કે છેલ્લા બે સપ્તાહથી કોંગ્રેસે આવું વાતાવરણ ઉભુ કર્યું હતું તથા પ્રિયંકા ગાંધી પોતે દરરોજ મીડિયા સમક્ષ એવું કહેતા ફતા કે તેઓ વારાણસી બેઠક પર શ્રી મોદી સામે ચૂંટણી જંગ માટે તૈયાર છે આથી જ કોંગ્રેસના નિર્ણયથી તેઓ નિરાશ થયા હોવાનું જેટલીએ કહ્યું ઉલ્લેખનિથ છે કે કોંગ્રેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસના અજય રાયની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે

એન આઈ એ ની થાદીમાં જણાવ્યું છે કે બે આતંકવાદીઓની જાહેર સલામતી ધારા ફેઠળ ધરપકડ કરાઈ છે તથા તેમને જમ્મુની કોટભલવાલ જેલમાં મોકલવામાં આવ્યા છે આ બંને આરોપીઓને ગઈકાલે અદાલતમાં રજુ કરાયા બાદ અદાલતે તેમને સાત દિવસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો ફતો

પટનાયકની એક વ્યરેક્તની પેનલની રચના કરી છે સર્વોચ્ય અદાલતે સીબીઆઈ અને આઈબીના નિયામકો તથા દિલ્ફી પોલીસ કમિશનરને જસ્ટીસ પટનાયકને તપાસમાં સફકાર આપવાનો નિર્દેશ આપ્યો છે અદાલતે સ્પષ્ટતા કરી છે કે મુખ્ય ન્યાયમૂર્તિ સામે થયેલા જાતીય સતામણીના આરોપોની તપાસ આ પેનલ કરશે નફીં અદાલતે એમ પણ જણાવ્યું છે કે પેનલની તપાસના પરીણામોની અસર અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સામે થયેલી ફરિયાદોની તપાસ કરતી આંતરીક સમિતિની કામગીરી ઉપર થશે નફીં એવી જ રીતે જસ્ટીસ પટનાથક તેમનો અફેવાલ સીલબંધ કવરમાં અદાલતમાં રજ્ન કરશે અને તે બાબતની સુનાવણી ત્યારપછી કરાશે

ગઈકાલે ન્યાયાધીશ એન વી રામનના આ સમિતિમાંથી ખસી જતાં અદાલતે આ નિર્ણય લીધો છે

એ

આ માછીમારો પાકિસ્તાનની જેલમાં છેલ્લા એક દોઢ વર્ષથી સબડતા ફતા

વેરાવળ ખાતેના મત્સ્યોદ્યોગ કાર્યાલયે જણાવ્યું છે કે પાકિસ્તાન આવતા સપ્તાજે વધુ પપ માછીમારોને મુક્ત કરશે

તેમણે પુતિન સામે ઉત્તર કોરીયાના સાર્વભૌમત્વના રક્ષણ માટે સલામતીની બાહેધરીની માંગણી પણ કરી હતી